જમ્મુમાં જમીનમાં ખોદકામ કરતી વખતે લોકોને મળેલા ત્રણ ગ્રેનેડ અને કેટલાંક શસ્ત્રોનો જથ્થો જમ્મુ પોલીસે જપ્ત કર્યો

તેઓ આજે નિવૃત્ત થનાર બિપીન રાવતના અનુગામી બન્યા છે તેઓ પહેલા આર્મીના નાયબ વડા હતા ગત સપ્ટેમ્બરમાં લશ્કરના નાયબ વડા તરીકે પદભાર સંભાળતા પહેલાં લેફટનન્ટ જનરલ મુક્રંદ નરવણે ચીન અને ભારત વચ્ચેની ચાર હજાર કિલોમીટર સરહદના રક્ષણની જવાબદારી સંભાળનાર ઇસ્ટર્ન કમાન્ડ વડા હતા

તેઓ એક એવા અધિકારી છે જેમને જમ્મુ કાશ્મિરમાં તેમની બટાલિયનને અસરકારક રીતે સંભાળવા માટે વિશિષ્ટ એનાપદકથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમણે નાગાવેન્ડમાં ઇન્સ્પેકટર જનરલ આસામ રાઇફલ્સ માટે વિશિષ્ટ સેવા મેડલ અને સ્ટ્રાઇક કોર્પ્સની આગેવાની માટે અતિવિશિષ્ટ સેવા મેડલ મેળવ્યા છે

ડી એસ સેનાને લગતી બાબતોમાં સરકારના સલાહકાર તરીકે કામગીરી કરશે તથા સેનાની ત્રણેય પાંખો વચ્ચે સંકલન સાધવાની કામગીરી પણ કરશે ઉલ્લેખનીય છે કે સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં સેનાના વડાને લગતા નિયમોમાં સુધારો કર્યો હતો

અમેરિકાના ભારત ખાતેના રાજદૂત કેનેથ જસ્ટરે જનરલ બિપીન રાવતને અભિનંદન પાઠવ્યા છે એક ટવીટમાં તેમણે બંને દેશો વચ્ચે સંરક્ષણ સહકાર વધારવા માટે તત્પર હોવાનું તેમણે જણાવ્યું હતું

આ ધારાની જોગવાઈ ફેઠળ કોઇપણ વ્યક્તિને નોટીસ દ્વારા અગાઉથી જાણ કર્યા વિના સલામતી દળો તપાસ અભિયાન ચલાવી શકે છે અને ધરપકડ પણ કરી શકે છે ગૃહ મંત્રાલયે આ અંગે જાહેરનામું બહાર પાડતા જણાવ્યું છે કે સમગ્ર નાગાલેન્ડની પરિસ્થિતિ જોતાં નાગરિક વહીવટીતંત્રને સશસ્ત્ર દળોની સહાય આપવી જરૂરી બન્યું છે

ગઇકાલે જોરહટ જીલ્લામાં એક કાર્યક્રમમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આસામના મૂળ લોકોના અધિકારોનું રક્ષણ કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે તેમણે કહ્યું કે તેમની સરકારે રાજ્યના મૂળ નિવાસીઓના જમીન રક્ષણના અધિકારોનું રક્ષણ કરવા ભૂમિનીતિની રચના કરી છે રાજ્ય સરકાર દ્વારા જમીનના સર્વેની કામગીરી કરાશે અને ત્યાર પછી બહારના લોકોને જમીન વેચવામાં આવશે તેવી અફવાઓનું મુખ્યમંત્રીએ ખંડન કર્યું હતું

રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે

કેરળ સરકારે બધા જ જિલ્લાઓમાં ખાસ ફાસ્ટટ્રેક અદાલતો શરૂ કરવાનો નિર્ણય લીધો છે

અગાઉ પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ આજે હતી

પુરા શહેર નજીક જમીનમાં ખોદકામ કરતી વખતે લોકોને ત્રણ ગ્રેનેડ અને કેટલાંક શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો છે

ટ્રાફીક પોલીસના જણાવ્યા મુજબ શ્રીનગરથી જમ્મુના માર્ગ ઉપર એમ્બ્યુલન્સ સિવાય બીજા વાહનોને પરવાનગી અપાશે નહીં આજે સવાર સુધીમાં ઉધમપુર ખાતે અટવાયેલા વાહનોને તબક્કાવાર શ્રીનગર તરફ જવા દેવાયા હતા

જો કે આ ધરતીકંપના કારણે જાનહાની કે મિલકતોને નુકસાન થયાના અહેવાલ ફજી સુધી મબ્યા નથી

ધુમ્મસ અને ઓછી દ્રશ્યતાને કારણે ટ્રેનો અને વિમાન સેવા રદ થતા કે મોડી પડતા હજારો લોકો અટવાયા હતા જમ્મુમાં પણ તીવ્ર ઠંડીની સ્થિતિ છે જમ્મુમાં ગઇરાત્રીનું તાપમાન મોસમનું સૌથી નીચું તાપમાન નોધાયું હતુ અતિ ઠંડી ધુમ્મસ અને ઓછી દ્રશ્યતાને કારણે જમ્મુની બધી જ વિમાન સેવા રદ કરાઇ છે અને રેલ સેવાને પણ અસર થઇ છે એરપોર્ટ ઓથોરિટીના નિદેશક ડો પ્રભાત રંજને જણાવ્યું હતું કે ગાઢ ધુમ્મસ અને ઓછી દ્રષ્યતાને કારણે જમ્મુ હવાઇ મથકેથી એક પણ વિમાન ઉડી શકયું નહતું અને દિલ્હી મુંબઇ શ્રીનગર તથા અન્ય સ્થળોએથી કોઇપણ વિમાન ગઇકાલે જમ્મુ વિમાન મથકે ઉડી કે ઉતરી શકયું ન હતું

ખાસ કરીને બજારો રેસ્ટોરન્ટ પબ અને બાર નજીક ચાંપતી નજર રખાશે

સી

વાન અને પ્રખર વાનો મહત્વના સ્થળો ગોઠવી છે

નવા વર્ષના સ્વાગત માટે આવનાર લોકોના વાહનો સરળતાથી અને ઝડપથી ચાલી શકે તે હેતુથી દિલ્હી શહેરમાં ટ્રાફીકની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પોલીસે જણાવ્યું છે કે દારૂ પીને તથા અસાધરણ ગતીથી વાહન ચલાવનારને તથા બીજાને જોખમકારક રીતે વાહનો યલાવતા લોકો સામે કડક પગલા લેવાશે

ભગવાન કૃષ્ણ અને તેમના મામા કંસની પૌરાણિક કથા ઉપર આધારીત આ ઉત્સવને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ ઉત્સવને વિશ્વનો સૌથી મોટો ઓપન એર નાટ્ય ઉત્સવ તરીકે ગણવામાં આવ્યો છે